પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ઉર્જા સંરક્ષણ એ ભારતની પ્રાથમિકતા છે અને ઉર્જા ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે ઇન્ડીયા એનર્જી ફોરમનું કર્યું ઉદઘાટન માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે ત્રિપુરામાં નવ રાષ્ટ્રીપરથોરીમાર્ગ પરિયોજનાઓનું ખાતમુહ્ર્ત કરશે ભારત અને અમેરીકાના સંરક્ષણ અને વિદેશમંત્રીઓ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં મંત્રાણા યોજાશે

આ કાર્યક્રમનું આયોજન નિતિ આયોગ તથા પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રાલયે કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડીયા એનર્જી ફોરમનું ઉદઘાટન કર્યું હતું

ઉર્જા ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે ભારત દેશ વિશ્વમાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર તરીકે ઉભરી આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્રે મોદીએ જણાવ્યું છે કે ભારતની ઊર્જા વિશ્વને મદદરૂપ બનશે આત્મનિર્ભર ભારત પણ વિશ્વના અર્થતંત્રને બળ પૂરું પાડશે શ્રી મોદીએ કહ્યું કે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ભારત એક સૌથી સક્રિય રાષ્ટ્ર છે તેમણે જણાવ્યું કે ભારતની ઊર્જા યોજનાઓનું લક્ય્ન વૈશ્વિક પ્રતિબધ્ધતાને અનુસરે છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઘરેલુ ઉફયન ક્ષેત્રે ભારત ત્રીજો સૌથી ઝડપથી વિકસતો દેશ છે તેમણે કહ્યું કે ભારત હંમેશા વૈશ્વિક લક્ય્તને ધ્યાનમાં રાખીને કામ કરશે

વિશ્વની સરખામણીમાં ભારત સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે

આ ધોરીમાર્ગના કારણે ત્રિપુરામાં વિવિધ પર્યટન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સાથેનો સંપર્ક સુગમ ઝડપી અને સુરક્ષિત બનશે તેમજ વાહન વ્યવહાર સુવિધા પ્રાપ્ત થવાથી પર્યટન ક્ષેત્રને ઉત્તેજન મળશે આ ધોરીમાર્ગ બનવાથી લોકોને વધુ રોજગારીના અવસર ઉપલબ્ધ બનશે તેમજ રાજ્યના અર્ધકુશળ કુશળ શ્રમજીવીઓને સ્વરોજગારના અવસર મળશે

અમેરીકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર બંન્ને દેશો વચ્ચે ત્રીજી વખત યોજાનારી ટૂ પ્લસ ટૂ મંત્રીઓની મંત્રણા માટે આજે બપોરે દિલ્હી આવી પહોંચ્યા હતા તેઓ બે દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી ડોક્ટર એસ

આવતીકાલે યોજાનારી ત્રીજી વાર્ષિક ભારત અમેરિકા ટૂ પ્લસ ટ્ર મંત્રણામાં ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગ વધારવા અને ભારત પ્રશાંત પ્રદેશમાં સહયોગ મજબૂત કરવા પર ધ્યાન કેન્રિહાત કરશે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા બંને દેશો લોકશાહીની પરંપરાઓનો આદર કરે છે પરસ્પર સહયોગ મજબૂત બનાવવા ઉપરાંત ઊર્જા ઉદ્દયન આરોગ્ય વિજ્ઞાન અવકાશ તેમજ માળખાગત સુવિધા સહિતના મુદ્દે દ્વિપક્ષી ચર્ચા વિચારણા થશે

વધુ સમાચાર

જયશંકરે ઓસ્ત્રી યાના વિદેશમંત્રી એલેકઝાન્ડર શેલેનબર્ગ ત્યાંની સરકાર અને દેશવાસીઓને તેમના રાષ્ટ્રીશિય દિવસ નિમત્તે શુભેચ્છા પાઠવી છે પોતાના સંદેશમાં વિદેશમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્રીશુયા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થાય તે માટેના પ્રયાસ ચાલુ છે

કેન્દ્રીય નાગરિક ઉફયનમંત્રી હરદિપસિંહ પુરીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે સાતમા તબક્કાના વંદેભારતના વધુ દેશોને આવરી લેવાશે

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે લૉકડાઉન જાહેર થતા વિદેશમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વંદેભારત મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે

લશ્કરના વડા જનરલ એમ

નરવણેના અધ્યક્ષપદે યોજાનારી આ પરીષદમાં બધા જ કમાન્ડરો પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ અને હવાઈ દળના વડા એર માર્શલ આર

ભદૌરીયા આવતીકાલે આ પરિષદમાં સંબોધન કરે તેવી ધારણા છે કમાન્ડરોની આ પરીષદમાં પૂર્વ લદ્દાખ સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સલામતી ક્ષેત્રના પડકારોની સર્વગ્રાહી સમિક્ષા કરાશે

પી એમ સી ના યાર્ડમાં આજે ડુંગળીની હરાજી થઈ ન હતી આ સંબંધે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહતી ખેડૂતો ડુંગળીના સૌથી મોટા બજાર લાસલગાંવ સહિતના જિલ્લામાં વિવિધ કૃષિ ઉપજ લાવ્યા હતા પરંતુ અન્ય દિવસોની સરખામણીએ આજે ડુંગળી ખૂબ ઓછી હતી